તેના આધારે આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે

આજે ભુજ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત સુભાષ પાલેકર પાકૃતિક ખેતીના માસ્ટર દ્રેનરની તાલીમ કાર્ય શાળાને સંબોધતા તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા બદલ ખેડૂતોને અભિનંદન આપ્યા હતા તેમણે આ અંગેની જાણકારી અન્ય ખેડૂતો સુધી પહોયાડવા પર ભાર મુક્યો હતો તેમણે ઘેર ઘેર દેશી ગાય પાડવા અનુરોધ કર્યો હતો આત્મા પ્રોજેક્ટના નોડલ અધિકારી ડી કે પંચાલે સ્વાગત કર્યું હતું ધારાસભ્ય નીમાબેન આચાર્ય પ્રવચન કર્યું હતું શીતલ વૈશ્નવ જ્યપાલ મુલાકાત રાજ્યપાલ આયાર્ય શ્રી દેવવ્રતજીએ આજે તેમની કરછની મુલાકાતનાં બીજા દિવસે ભુજ નજીક એલએલડીસી મ્યુઝિયમ અને અજરખપુરની મુલાકત લીધી હતી એ પછી ભુજમાં પ્રાગમહેલ અને આયનામહેલની મુલાકાત લીધી હતી ત્યાંની સ્થાપત્ય કલા નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા

વિવિધતામાં એકતાના ભાતીગળ ભારતના ઉદ્દેશ્યને આવરી લેતા આ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને પ્રોત્સાફન આપવા રાજ્યોને પરસ્પર સાથે સાંકળવામાં આવ્યાં છે તે અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન અંગે આયોજન થયાં છે એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત છતીસગઢના દુર્ગ શહેરના કેન્રિયોય વિદ્યાલયમાં રોજ પ્રાર્થના સભા દરમ્યાન બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પ્રતિજ્ઞા વાંયન કરે છે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે

અને દરેક શુક્રવારે શાળામાં ગુજરાતી ભાષામાં પ્રશ્નોતરીના કાર્યક્રમો પણ યોજાય છે

જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પત્રકારોને આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્ડ દ્વારા ખડૂતો એક જગ્યાએથી નાંણાકીય ધીરાણ મેળવી શકશે શીતલ વૈશ્નવ મગખીર પકડાર પૂર્વ કરછના ખડીર વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળના પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે

શીતલ વૈશ્નવ વનડે ક્રિકેટ મેચ ન્યુઝીલેન્ડે ભારતને ત્રીજી અને અંતિમ એક દિવસીય મેયમાં પાંચ વિકેટે હરાવી મેચોની શ્રેણી પર કબજો કર્યો હતો

જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ વિકેટગુમાવી મેચ અને શ્રેણી જીતી લિધી હતી